તમામ રાજકીય પક્ષોએ આ નિર્ણયને ટેકો આપ્યો

વી સિંધુનો યાઇનીઝ તાઇપેઇની પાઇ

તેમણે કહ્યું હતું કે કરારના વર્તમાન સ્વરૂપમાં માર્ગદર્શક સિધ્ધાંતો અને મૂળ ભાવના પૂર્ણરીતે અભિવ્યક્ત થઇ નથી એવી જ રીતે કરારમાં ભારતના મુદ્દાઓ કે તેણે વ્યક્ત કરેલી ચિંતાઓનું નિરાકરણ કરાયું નથી ત્યારે ભારત આ કરારમાં જોડાય તે શક્ય નથી શ્રી મોદીએ કહ્યું કે ભારત વ્યાપક ક્ષેત્રને જોડવાની સાથે સાથે મુક્ત વેપાર તથા નિયમ આધારીત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાન તરફેણ કરે છે

શ્રી મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવના ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત લોકોને વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંબોધન કરશે લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચી કેળવવી એ આ ઉત્સવનો મુખ્ય હેતુ છે આ પ્રસંગે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મેળવેલી સિદ્ધીઓની વિગતો અપાશે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ હર્ષવર્ધન પણ કોલકત્તામાં યોજાનાર આ સમારોહમાં ઉપસ્થિત રહેશે

યાર દિવસ સુધી ચાલનારા આ મહોત્સવની આ વર્ષની વિષયવસ્ત સંશોધન નવીનતા અને વિજ્ઞાન દ્વારા દેશનું સશકિતકરણ રાખવામાં આવી છે આ મહોત્સવમા દેશની વૈજ્ઞાનિક પ્રગતિમાં મહિલા વૈજ્ઞાનિકોની ભૂમીકા પર ભાર મૂકાશે મહોત્સવ દરમિયાન સાયન્સ વિલેજ ખુલ્લુ મુકવામાં આવશે જેમાં દેશના અલગ અલગ રાજયોના અઢી હજારથી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવાશે

ગઇકાલે ગંભીર શ્રેણીમાં નોંધાયેલી હવાની ગુણવત્તા આજે નબળી શ્રેણીમાં નોંધાઈ છે

અધિક જિલ્લા ન્યાયાધીશ અરવિંદસિંહે જણાવ્યું છે કે વાયુ પ્રદુષણ માટે જવાબદાર એવા પરાળ બાળવાની ક્રિયાથી અળગા રહેવા સત્તાવાળાએ ખેડૂતોને સૂચના આપી છે

આ વાવાઝોડું ગુરૂવાર સવાર સુધીમાં નબળું પડીને દીવ તથા પોરબંદર વચ્ચે ગુજરાતનો દરીયા કિનારો ઓળંગશે તેવી સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે

ગુજરાત સરકારે મહા વાવાઝોડાની અસર ઓછી કરવા સાવચેતીના પગલા લીધા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં ઉચ્યસ્તરીય બેઠક યોજીને વાવાઝોડાની પરિસ્થિતિમાં વહિવટીતંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી મહેસુલ વિભાગના અધિક અગ્રસચિવ પંકજકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે માછીમારી કરવા મધદરિયે ગયેલી મોટા ભાગની હોડીઓ સલામત રીતે પાછી ફરી છે ભારતીય તટરક્ષક દળ અને એન

વિસ્ફોટમાં કેટલાક વાહનોને પણ નુકશાન થયું હતું ઇજાગ્રસ્તોને ખાનગી દવાખાનામાં ભર્તી કરાયા છે અને વિસ્ફોટ થયેલી જગ્યાને કોર્ડન કરી લેવાઇ છે

ગત શનિવારે ઇમ્ફાલના તેલીપતી વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં બી

તેમને બાગ્લાદેશ ખાતેના ભારતાના હાય કમિશ્નર રીવા ગાંગુલી દાસે હવાઇમથકે આવકાર્યા હતા તેઓ આજે બાંગ્લદેશના માહિતી મંત્રી હસન મેહમૂદને મળશે અને શેખ મુજિબુર રહેમાનને શ્રધ્ધાજલિ આપવા માટે બંગબંધુ સ્મારક સંગ્રહાલય જશે

તે અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ભુતાન ભારત માલદિવ નેપાળ પાકિસ્તાન અને શ્રીલંકાની સંસ્થા છે જેનો મુખ્ય ઉદેશ આ વિસ્તારોમાં પર્યાવરણ સંરક્ષણ ને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યો છે

અમેરીકાની જાહેરાતની સાથે આબોહવામાં પરિવર્તન અંગેના કરારમાંથી બહાર નીકળવાની એક વર્ષની પ્રક્રિયા શરૂ થઇ છે

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે અમેરીકાના હિતમાં ન હોય તેવી કોઇપણ સમજૂતીમાંથી તેઓ ખસી જશે અથવા એ અંગે ફરીથી મંત્રણા કરશે

ચીન સરકાર હસ્તકની શીનહ્આ સમાચાર સંસ્થાએ બંને આગેવાનોની શેક હેન્ડ કરતી તસ્વીરો પ્રસિદ્ધ કરી છે અહેવાલમાં જણાવ્યા મુજબ હોંગકોંગમાં થઇ રહેલા દેખાવોને નિયંત્રણમાં લેવા સુ શ્રી કેરીએ કરેલા પ્રથાસોને શી જીનપીંગે બિરદાવ્યા હતા અગાઉ એવા અહેવાલો પ્રગટ થયા હતા કે સુ શ્રી કેરીએ પ્રત્યાર્પણ વિઘેયક રજૂ કર્યા બાદ તેના વિરોધમાં દેખાવો શરૂ થતા ચીન સુ શ્રી કેરીને પદ પરથી દૂર કરવાની વિચારણા કરી રહ્યું છે આ વિઘેચક પાછું ખેંચાયા પછી પણ હોંગકોંગમાં દેખાવો યાલુ રહ્યા હતા

વી

પુરુષોની એકલ સ્પર્ધામાં એય

પ્રણોયનો ડેનમાર્કના રાસમુસ ગેમકે સામે પરાજય થયો છે